આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના બે વર્ષ પૂરા થયા

આજથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઇટ પિંક બોલ ટેસ્ટ મેચનું આયોજન થયું છે

પ્રધાનમંત્રી કિસાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં ખેડૂતોના જીવનની કાયાકલ્પની કેન્દ્ર સરકારની પ્રતિબદ્વતા દોહરાવી છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આજે બે વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે શ્રી મોદીએ ટ્વીટર સંદેશમાં કહ્યું છે કે આ યોજનાએ દેશના ખેડૂતોના તા

તેમણે કહ્યું કે દેશના ખેડૂતો પણ સક્રિયપણે આત્મનિર્ભર ભારત અભિયાનના અભિન્ન અંગ બની રહ્યા છે પ્રધાનમંત્રીએ કહ્યું કે પી

કિસાન યોજનાના કારણે કરોડો ખેડૂતોના જીવનમાં પરિવર્તને પ્રત્યેક વ્યક્તિને પોતાના વિકાસ માટે વધુ કાર્ય કરવાની પ્રેરણા આપી છે પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા સાત વર્ષમાં સરકારે કૃષિ ક્ષેત્રના કાયાકલ્પ માટે અનેક પહેલ કરી છે તેમણે દોહરાવ્યું કે સારી સિંચાઇ ટેકનોલોજી ધિરાણની સગવડ મોટા બજારો સુધી પહોંચ પાક વીમો મુદ્રા સ્વાસ્થ્ય પર ધ્યાન અને વચેટીયાને દૂર કરવા સહિતના અનેક પ્રયાસોના સકારાત્મક પરિણામ સામે આવ્યા છે તેમણે કહ્યું કે કેન્દ્રએ અનાજ અને અન્ય ક઼ષિ ઉત્પાદનોના લધુત્તમ ટેકાના ભાવમાં ઐતિહાસિક વધારો કર્યો છે શ્રી મોદીએ આશ્વાસન આપ્યું છ કે સરકાર ખેડૂતોની આવક બે ગણી કરવા માટે પ્રતિબદ્ધ છે પ્રધાનમંત્રી તામિલનાડુ પુદુચેરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે તામિલનાડુ અને પુદુચેરીની મુલાકાત દરમિયાન અનેક વિકાસ કામોનો શુભારંભ કરશે અને આધારશીલા મુકશે

પ્રધાનમંત્રી સાગરમાલા યોજના અંતર્ગત પુરુચેરીમાં એક નાના બંદરના વિકાસની આધારશીલા મુકશે

તેઓ પુદુચેરીમાં ઇન્દિરા ગાંધી રમત ગમત સંકુલમાં સિન્થેટીક એથ્લેટિક ટ્રેકની આધારશીલા મુકશે આનો ખર્ચ આશરે સાત કરોડ રૂપિયા થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જવાહરલાલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ પ્રોસ્ટગ્રેશ્યુએટ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ પુદુચેરીમાં બ્લડ સેન્ટરનું ઉદ્વાટન કરશે

તેઓ નૈવલી ન્યૂ વિદ્યુત પરિયોજના દેશને સમર્પિત કરશે

આ પરિયોજના આશરે ત્રણ હજાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ છે

રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી કે

શર્મા ઓલીના મંત્રીમંડળની ભલામણથી આ પગલું લીધું હતું વેબસાઇટ ઉપર આ નિર્ણયની કોપી મ્રકતા નેપાળની સર્વોચ્ય અદાલતે ફરીથી સંસદને બહાલ કરવા કહ્યું છે

રાજ્યમાં શસ્ત્રમુક્તિ આસામ નીતી શરૂ કર્યા બાદ આસામ સરકારે આતંકવાદી હિંસા રોકવા માટે ત્રણ સૂત્રી રણનીતી અપનાવી છે જે અંતર્ગત આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા લોકોને હથિયારો હેઠા મુકવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે મુખ્યધારામાં સામેલ થનારા આતંકવાદી સંગઠનોના સભ્યોનો પ્રનઃવસન પણ આ રણનીતિનો ભાગ છે ક્રિકેટ મેચ અમદાવાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર મેયની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેય આજે બપોરે અમદાવાદના મોટેરાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રમાશે

ભારતને આશા છે કે ચેન્નઈમાં જીતની ફોર્મ્યુલા આગામી મેચમાં પણ ઉપયોગી થશે

મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કરતા જાવડેકરે જલવાયુ અનુરૂપ જીવનશૈલી અપનાવવા માટે અપીલ કરી

જરૂરી સામાન ખરીદવા માટે દુકાનો દિવસ દરમિયાન ખુલ્લી રહેશે

જિલ્લામાં ભરાતા સાપ્તાહિક બજાર પણ બંધ રહેશે વાર્ષિક ગ્રામીણ મેળાઓ અને કાર્યક્રમો ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે

એક ટ્વીટ સંદેશામાં શ્રી મોદીએ કહ્યું છે કે તેમની જનકલ્યાણ નીતીઓ અને દલિત સશક્તિકરણના પ્રયત્નો માટે તેઓ વ્યાપક રીતે પ્રશંસનીય છે તમિલનાડુની નારી શક્તિને સશક્ત બનાવવા માટે ઉલ્લેખનીય પ્રયાસ કર્યા છે શ્રી મોદીએ કહ્યું છે કે તેઓ જયલલિતાની વાતોને હંમેશાં યાદ રાખશે યુપીએસસી લદાખ યુનિયન જાહેર સેવા આયોગ લેહમાં સિવિલ સેવા પરિક્ષાઓ માટે નવા કેન્દ્ર શરૂ કર્યા છે આ કેન્દ્રમાં કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના ઉમેદવારોને પરીક્ષા તા

પ્રાથમિક પરીક્ષા આપવાનો લાભ મળશે

કોવિડ મહામારીની વચ્યે નીટની પરીક્ષાનું સફળતાપૂર્વક આયોજન કર્યા બાદ હવે કેન્દ્ર શાસિત પ્રદેશ લેહ સિવિલ સેવાની પરીક્ષા માટે પ્રતિબદ્ધ છે